મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ રાજયના આઠ મહાનગરો તથા રિજીઓનલ મ્યૂનિસિપલ કમિશ્નરો સાથે ગાંધીનગર થી વિડીયો કોન્ફરન્સીંગનામાધ્યમથી બેઠક યોજીને નલ સે જલ મિશનની કામગીરીરોડ રસ્તાના રિપેરીંગનું કોરોના સંક્રમણનિયંત્રણ તેમજ નાગરિક સુવિધા સુખાકારીના કામોની સર્વગ્રાહી સમિક્ષા કરી હતી

જિલ્લામાં ગઈકાલે કેટલાક સ્થળે ઝરમર તો કેટલાક સ્થળે ધોધમાર સ્વરૂપે મેઘરાજાએ હાજરી નોંધાવી હતી નાના દિનારાથી અમારા સમાચાર મિત્ર શ્રી ફજલ અલીમામદ સમાએ આજે સવારે ફોન પર આકાશાવાણીને માહિતી આપતા જણાવ્યુ હતું કે ગઈકાલે જીલ્લાના ખાવડા પચ્છમ વિસ્તારમાં લગભગ આખીરાત વરસાદ ચાલુ રહ્યો હતો ગઈકાલે સાંજે સાત વાગ્યા આસપાસ ભારે પવન તથા ગાજવીજ સાથે મીની તોફાન જેમ વરસાદ પડયો હતો આ વિસ્તારના ખાવડાતુગાજામ કુનરીયાજુણા તેમજ પ્રવાસન સ્થળ કાળાડુંગર વિસ્તારમાં આવેલા તમામ તળાવો ચેકડે મો ઓગની ગયા છે દરમિયાન જિલ્લા કંન્દ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુ સાર ગઈકાલે જિલ્લામાં મુન્દ્રા સિવાયના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે